સ્વર્ગસ્થ પૂર્વપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેથીના જન્મદિવસની આજે ગુજરાત સહિત દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાઇ રાજયમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ખાતેથી પાક સહાય નુકસાન પેકેજનો રાજવ્યાપી પ્રારંભ કરાવ્યો રાજયભરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા નાગરિકતા સુધારા કાયદાને સમર્થન આપતા કાર્યક્રમો યોજાયા ષ્માવતીકાલે સૂર્યગ્રહણ હોવાથી સોમનાથ સહિત વિવિધ મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો નાતાલની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે રાજયના દેવળો રોશનીથી શણગારાયા પ્રાર્થનાસભાઓ યોજાઇ અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો રંગારંગ આરંભ

રાજયમાં પણ આજે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડૂત સંમેલનોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા ખાતેથી પાક નુકશાન સહાય પેકેજનો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં આજે વડોદરા ખાતે વડોદરા ભરૂચ આણંદ છોટા ઉદેપુર અને નર્મદા સહિત પાંચ જિલ્લાઓનુ કિસાન સંમેલન યોજાયુ હતુ મુખ્યમંત્રી રૂપાણીએ લાભાર્થી ખેડૂતોને કૃષિ સહાય પેકેજ ટેકાના ભાવે ડાંગર ખરીદીના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્થુ હતુ

રાજયના તમામ ખેડૂતોને પેકેજ નાણા સીધિસીધા તેમના ખાતામાં જમા કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની ઉપસ્થિતિમા મહેસાણા ખાતે કૃષિ સંમેલન યોજાયુ આ સંમેલનમાં મહેસાણાપાટણ બનાસકાંઠા સાબરાકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો આવરી લેવાયા હતા ખેડૂતોની મળેલી અરજી પ્રમાણે સહાય યૂકવવામા આવનાર છે આ પ્રસંગે નાથબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે રાજયના ખેડૂતો રાજયના વિકાસની ધરોહર છે આ પ્રસંગે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજયના કૃષિમંત્રી આર

ફળદુની ઉપસ્થિતિમાં રાજકોટમાં ખેડૂત સંમેલન યોજાયુ હતુ આ સંમેલનમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓના ખેડૂતોને આ સહાય પેકેજ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા

આ સંમલેનમાં મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર મંત્રી બચુભાઇ ખાબડ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા

જીતુભાઇ વાઘાણી ખેડૂતો પાસેથી ત્યાંની પરિસ્થિતિથી વાકેફ થયા હતા

આવતીકાલે સૂર્યગ્રહણ હોવાથી આજે સાંજે સાડાસાતથી આઠ વાગ્યા સુધીમાં સોમનાથ મંદિરે આરતી સહિતની તમામ પૂજા વિધિ સંપન્ન કરાશે બહ્યરાજી મંદિરના આરતી પૂજન સહિતના કાર્યક્રમોમાં પણ સૂર્યગ્રહણના કારણે ફેરફાર હોવાનું બહ્યરાજી માતાજી મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે

સૂર્યગ્રહણને લીધે પાવાગઢ મહાકાળી મંદિર દેવસ્થાને પણ મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આજે સાંજે સાડા પાય વાગ્યે આરતી થયા બાદ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છએ ગ્રહણ દોષને કારણે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યા સુધી મંદિર બંધ રહેશે ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ ખાતે આવતીકાલે થનારા સૂર્યગ્રહણની અદભૂત ખગોળી ઘટના નિહાળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે

ગુજરાતમાંથી આ ગ્રહણ આંશિક રીતે દેખાશે

આ દિવસે તેઓ એકબીજાને ભેટ આપે છે ગોવામાં ગતરાત્રીથી ઉજવણીનો પ્રારંભ થયો છે નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા આવી પહોંચ્યા છે ચર્ચોમાં ગત મધ્ય રાત્રીથી પ્રાર્થના માટે લોકો એકઠાં થયા છે રાજયભરમાં આજે નાતાલના તહેવારની ધાર્મિક હર્ષોઉલ્લાસ સાથે પરંપરાગત ઉજવણી કરાશે ખ્રિસ્તીઓ દ્વારા પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે રાજયના વિવિધ દેવળોમાં પ્રભ્ય ઇસુના જન્મની વધામણી ગાતા ગાતા તેમની ભકિત કરાશે રાજયભરના દેવળીમાં નાતાલ પર્વને લઇને ખાસ પ્રકારના આયોજનો હાથ ધરાયા છે

આજે રાત્રે બરોબર બારના ટકોરે ભગવાન ઇશુના જન્મના વધામણા થશે કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કાંકરિયા કાર્મિવલમાં જાણીતા કલાકારો દ્વારા લોકસંગીત ડાયરો લોકનૃત્ય વગેરે કાર્યક્રમો યોજાશે

દર વર્ષે સંખ્યામાં વધારો થતો જતો હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે યુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે